વાવાઝોડાની આગાહીના પગલે ગુજરાત મેરી ટાઈમ બોર્ડ હસ્તકના તમામ નાના મોટા બંદર ઉપર ભયસૂચક સિઝનલ લગાડાઈ રહ્યા છે

નવલખી બંદર સુધી વિનાશક પવન ક્રંકવાની શક્યતા ઓછી હોવાથી અહી બે નંબરનું સિઝ્નલ લગાવાયું છે

વાવાઝોડું માછીમારો હાઇએલર્ટ સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતની દરિયાઈ પદ્દીમાં વાવાઝોડું ક્રંકાઈ શકે તેવી આગાહીના પગલે મધદરિયે માછીમારી કરતી હોડીઓને કિનારે પાછી બોલાવી લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે

શિયાળ બેટના સરપંચ હમીરભાઈ કહે છે કે હવામાન ખાતા તરફથી મળેલી ચેતવણીના પગલે હોડીઓને પાછી ફરવાના સંદેશા વહેતા મૂકવામાં આવ્યા છે

કલેક્ટર આર

રાવલે જણાવ્યું છે કે રાહત બચાવ કામગીરીના આયોજનમાં પણ કોવિ ડ તકેદારીનું પાલન કરવાની કડક સુયના આપવામાં આવી છે મુખ્યમંત્રીનો પ્રવાસ મુખ્યમંત્રી વિજય રૂપાણી શનિવારે બનાસકાંઠા અને રવિવારે ભાવનગરનો પ્રવાસ કરી કોરોના સંક્રમણ અને તેની સારવાર માટેની વ્યવસ્થાની સમિક્ષા કરવાના છે તેમની સાથે આ પ્રવાસમાં કોર ગ્રૂપના વરિષ્ઠ સચિવો પણ જોડવાના છે જેથી દરેક બાબતનો સ્થળ ઉપર જ નિકાલ થઈ શકે શ્રી રૂપાણી અને કોર ગ્રુપના વરિષ્ઠ સભ્યોની ટીમ અગાઉ મોરબી રાજકોટપાટણ જામનગર કચ્છ જૂનાગઢ અને દાહોદ વગેરે જિલ્લાની મુલાકાત લઈ ચૂક્યા છે ગૃહરાજ્યમંત્રી પ્રદિ પસિંહ જાડેજા બેઠક તબીબી અધ્યાપક તરીકે કામ કરતાં ડોક્ટરને સાતમા પગાર પાંચનો લાભ આપવાની માંગણી રૂપાણી સરકારે સ્વીકારી લીધી છે તેમ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેર કર્યું છે ગાંધીનગર ખાતે ગુજરાત મેડિકલ ટીયર્સ એસોસીએશન અને રાજ્ય સરકાર વચ્ચે આખો દિવસ યાલેલી મંત્રણા સફળ રહી હોવાનું તેમણે જણાવ્યુ છે

કોરોના કાળમાં રાતદિવસ જોયાવગર દર્દીઓ ને સેવા કરનાર ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની કદર કરવાની ભાવના સાથે મુખ્યમંત્રી રૂપાણી એ આ નિર્ણય લીધો હોવાનું પણ તેમણે જણાવ્યુ હતું હડતાળ ઉપર ઉતરેલા ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની માંગણીઓના સ્વીકારનું વધુ વિગતો હવે જાહેર થશે

મોટા ભાગના મુસ્લિમ પરિવારોએ કોરોનાની મહામારીને લઈ પોતાના ઘરમાં જ નમાઝ અદા કરી હતી અને સમગ્ર વિશ્વને આ મહામારીમાંથી જલ્દી છ્ટકારો મળે તેવી પ્રાર્થના કરી હતી પાટણ ખાન સરોવર ખાતે આવેલ ઈદગાહ પર આજે સવારે ટ્રસ્ટીઓ અને મૌલવીએ સોશિયલ ડિસ્ટન્સ સાથે નમાઝ અદા કરી હતી દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે રમજાન ઈદની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં હતી બોટાદ જીલ્લામાં મુસ્લિમ સમાજના દિવ્યાંગ બાળકોએ પણ કોરોનાની મહામારીમાંથી વિશ્વ આખું મુક્ત બને તેવી દુઆ સાથે આજે રમજાન ઈદની ઉજવણી કરી

લઝન ખરીદી અને નવા કામની શરૂઆત કરવામાં આવે છે પરંતુ કોવિડ રોગયાળા વચ્ચે અક્ષય તૃતીયાની સાદગીથી ઉજવણી કરવામાં આવી રહી છે આજે પરશુરામ જયંતિ પણ છે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પીપળાના સો જેટલા છોડ વાવવાની નેમથી પરશુરામ જયંતિની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી અંબાજી મંદિરની ઓક્સિજન સેવા બનાસકાંઠાના દાંતા પંથકના આદિવાસી ગામડાઓમાં શરૂ થયેલા કોવિડ કેર સેન્ટરમાં મેડિકલ ઓક્સીજનનો પુરવઠો અને દવાઓ પહોંચાડવાનું કામ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે હાથમાં લીધુ છે મંદિર તરફથી મળેલી મદદને કોરોના દર્દીઓ માતાજીનો પ્રસાદ સમજે છે અને હવે પોતે જલ્દી સ્વસ્થ થઈ જશે તેવી હિં મત તેમનામાં પ્રગટે છે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે કહ્યું છે કે મંદિર ટ્રસ્ટ પોતાની સેવાપ્રવૃત્તિ વધુને વધુ વિસ્તૃત બનાવવા તૈયાર છે

કોવિડનો ચેપ લાગવાના ભયને લીધે મૃતદેહના અંતિમ સંસ્કારથી અંગત સગાવહાલા પણ દૂર રહે છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવિકા સમિતિની બહેનો આ પવિત્ર ફરજ બજાવવા માટે આગળ આવી છે સ્મશાન સેવા આપતી બહેનો પૈકીના હિનાબેન વેલાણી જણાવે છે કે અઝ્નિ સંસ્કારનું કામ સંપૂર્ણ ધાર્મિક વિધિ સાથે કરવામાં આવે છે

મહીસાગર જિલ્લામાં કોરાના સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો છે તો બીજી તરફ સ્વસ્થ થનાર દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે

કોરોનાનો પડકાર જીલવા માટે સેવા અને સમર્પણનો આગ્રહ તેમણે આજે દેશવાસીઓ સમક્ષ રજૂ કર્યો હતો

ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ અને મેઘાલયના ખેડૂતો સાથે શ્રી મોદીએ વર્ચુયલ સંવાદ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી

પાટિલે પી એમ કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતો આર્થિક સહાયનો આઠમો હપ્તો છૂટો કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે તેમણે કહ્યું કે ખેડૂત પરિવારની ઉન્નતિ માટે શું ખૂટે છે તેની નાડ પારખી શ્રી મોદીએ આ યોજના શરૂ કરી છે ધરતીપુત્રોની આવક બમણી કરવાનું ગણિત અમલમાં મૂકનાર શ્રી મોદી ખેતી અને ખેડૂતની કાયાપલટ માટે અથાગ મહેનત કરી રહ્યા છે

એસટી કર્મચારીઓને મદદ કોવિડમાં મૃત્યુ પામનાર એસટી કર્મચારીઓના પરિવારજનોને મદદ મળી રહે તે માટે બરવાડા ડેપોમાં ભંડોળ એકઠું કરાયું છે બરવાળા ડેપોમાંથી સૌરાષ્ટ્રના ભાવનગર જુનાગઢ રાજકોટ જામનગર અને અમરેલી ડીવીઝનોમાં સ્વેચ્છાએ કર્મચારીઓએ કોરોનમાં મૃત્યુ પામ્યા હોય તેવા એસ ટી કર્મચારીના પરિવારને મદદ કરવા માટે એક ગ્રુપ બનાવ્યુ છે જેનું નામ જી એસ આર ટી

અંતિમ સંસ્કાર સોમનાથમાં પ્રભાસ પાટણના સ્થાનીક કોળી સમાજના યુવાનો કોરોના કાળમાં ગામોમાંથી લાકડાં એકત્રિત કરી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી માનવ સેવા કરી રહ્યા છે વેરાવળના સ્મશાનમાં અઝિદાહ માટે પૂરતી વ્યવસ્થા ન હો ઈ પ્રભાસ પાટણના સેવાભાવી યુવાનોની ટીમ ગ્રામીણ વિસ્તારોમાંથી લાકડાં એકઠાં કરી ને મૃતદેહોના અંતીમ સંસ્કાર કરી રહ્યા છે